તેમાં પુરૂષોને સાંકળી લઈને પોષણ સુચક બાબતોમાં સુધારા પર ભાર મુકવામાં આવ્યો છે

આ માટે તબક્કાવાર પરિણામલક્ષી વલણ અપનાવી સુપોષણ વધારવાનો હેતુ રાખવામાં આવ્યો છે શિતલ વૈશ્નવ ગુજરાતી ફિલ્હ એવોર્ડ કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત સજીવ ખેતીના વિષય પર બનાવાયેલી જાગ્યા ત્યારથી સવાર ગુજરાતી ફિલ્મને બેસ્ટ મેસેજ કેટેગરી માટે શ્રેષ્ઠ ફિલ્મના બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે

ખેતીના વિષય પર બહુ ઓછી ફિલ્મો બને છે અને એમાય સજીવ ખેતીનું માર્ગદર્શન મનોરંજનના માધ્યમથી આપવામાં આવ્યું નથી ત્યારે ગુજરાતીમાં બનેલ આ ફિલ્મ ખેડૂતો ઉપરાંત ખેત વપરાશ કરતા સામાન્ય લોકો માટે પણ ખુબ ઉપયોગી સંદેશો પૂરો પાડે છે તેની કદરરૂપે આ એવોર્ડ બને સંસ્થાઓ જ્યુરીઓ દ્વારા અપાયો છે

લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એ પી એમ સી

આજે હોલીકા દહન થશે જ્યારે આવતીકાલે ધુળેટી પર્વ ઉવાશે એક તરફ કોરોના વાઈરસ સાથેની સાવચેતીના પગલા દસમા અને બારમા ધોરણની તેમજ કોલેજની પરીક્ષાઓ વચ્ચે આવતું આ પર્વ લોકો રંગેચંગે ઉજવવા તત્પર બનેલ છે હોળી માટે છાણાંની માંગ વધી છે દેવમંખિરોમાં અને ચોરે અને ચૌટે હોળીની સજાવટ થઈ રહી છે મોડી સાંજે વિધીપૂર્વક હોલીકા દહન થશે અંજારમાં પરંપરાગત ઈશાકચંદ્રના લગ્નની તૈયારી ચાલી રહી છે ધુળેટી માટે રંગ છાંટવા પિચકારી અને રંગોની ખરીદી થઈ રહી છે

માતાનામઢ નજીક જેરોસાઈટ ખનીજ ધરાવતી મંગળ ગ્રહ જેવી જમીન મળી આવતા નાસા અને ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા સંશોધન શરૂ થવાનું છે નાસા અને ઈસરો જેવી નામાંકીત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય ઉપર વધુ સંશોધન કરશે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ એ પણ માતાનામઢ નજીક મંગળ ગ્રહ જેવી જમીન મળી આવ્યા બાદ સંશોધનની વાત કચ્છ માટે ગૌરવની બાબત છે તેમ જણાવ્યું હતું માતાનામઢ સહિતના સ્થાનકોએ પણ સંશોધનમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી

કચ્છ સેમિનાર ગુજરાત ઈન્સ્ટિટયુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીની સ્થાપનાની રજતજયંતી ઉજવણીના ઉપક્રમે શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સહકારથી યુનિવર્સિટીની કોર્ટઠ હોલમાં પ્લાસ્ટિક અંગેના એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

શિતલ વૈશ્નવ હવામાન રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનીક સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે કચ્છ સહિત રાજ્યભરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે છેલ્લા ત્રણ દિવસથી પવનની ઝડપ વધવાની સાથે તાપમાન નીચું ઉતરતા પુનઃ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે